નવી શિક્ષણનીતિ અંગેના પરિસંવાદને સંબોધન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ નીતિનાં સાર્વત્રિક અમલીકરણ ઉપર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે શિક્ષણનીતિ અંગેની વધુ વિસ્તૃત માફીતી આ પરિસંવાદમાં જણાવાશે જેથી તેનો અમલ કરવામાં સરળતા રહે

ભારતીય શિક્ષણ પધ્ધતિએ વૈશ્વિક શિક્ષણ સ્તર સાથે તાલ મેળવવો પડશે વિદ્યાર્થીઓએ વિશ્વ સ્તરનાં શિક્ષણની સાથે પોતાના મૂળ સાથે પણ જોડાયેલું રહેવું જોઈએ

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલવે મંત્રી પીયુષ ગોયલે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ ટ્રેનને રવાના કરી આ ટ્રેન મહારાષ્ટ્રના દેવલાલી અને બિહારના દાનાપુર રેલ્વે સ્ટેશન વચ્ચે ખેત સામગ્રીનું પરિવહન કરશે કિસાન રેલ ફળો અને શાકભાજી લઈ જશે આ ટ્રેન નાસિક રોડ મનમાડ જળગાંવ ભુસાવળ બુરહાનપુર ખંડવા જબલપુર સતના કટની માણિકપુર પ્રયાગરાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર અને બક્સર સ્ટેશનો પર ઊભી રહેશે આ ટ્રેન આવતીકાલે દાનપુર પહોંચશે રેલવે મંત્રાલયે કહ્યું કે કિસાન રેલના લોકાર્પણથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળી રહેશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની સ્વદેશી હસ્તકલાને જાળવી રાખવા પ્રશંસનીય પ્રથાસો કર્યા છે ટ્વિટર પર શ્રીમોદીએ લોકોને હાથ વણાટની વસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારત તરફના પ્રયત્નોને મજબૂત બનાવવા અનુરોધ કર્યો છે કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે રાષ્ટ્રીય હસ્તકળા દિવસની ઉજવણીનું ઉદઘાટન કર્યૂં તેમણે હાથશાળ ઉદ્યોગના પ્રચાર માટે મોબાઇલ એપ્લિકેશન અને એક પોર્ટલનો પણ આરંભ કર્યો આ પ્રસંગે શ્રીમતી ઇરાનીએ જણાવ્યું કે સરકાર વણકર અને અન્ય સમુદાયને ડિજિટલ રીતે જોડવાનું લક્ષ્ય ધરાવે છે તેમણે કહ્યું કે આ હેન્ડલૂમ પોર્ટલ દ્વારા લોકો કાપડ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા કાર્યક્રમની માહિતી મેળવી શકે છે શ્રીમતી ઇરાનીએ જણાવ્યું હતું કે હેન્ડલૂમ ઉદ્યોગ એ ભારતનો સૌથી પ્રાચીન ઉદ્યોગ છે અને શરૂઆતથી જ દેશના અર્થતંત્રમાં ખૂબ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે દેશના હાથશાળ વણકરોના સન્માન માટે અને ભારતના હસ્તકળા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે

ચેન્નઈમાં સ્વામિનાથન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આહાર પોષણ અને આજીવિકા માટે વિજ્ઞાન એ વિષય પરના પરિસંવાદમાં તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી ઉપરાષ્ટ્રપતિએ અવલોકન કર્યું કે વૈશ્વિક આર્થિક મંદીના કારણે રોગયાળો ભૂખમરો અને કુપોષણમાં વધારો થઈ શકે છે ત્યારે સામાજિક રીતે જોડાયેલા લોકો આફતોનો ખૂબ સરળ રીતે સામનો કરી શકે છે ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું કે ભારતે તાજેતરના વર્ષોમાં ભૂખ કુપોષણ અને શિશુ મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે તેમણે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પોષણ અભિયાન અને આધાર સાથે જોડાયેલા લાભાર્થીની દેખરેખ સહિતની કેટલીક યોજનાઓ અંગે માહિતી આપી હતી

આ લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે જળ શક્તિ મંત્રાલયની જાહેરાત કરી હતી

સ્વચ્છ ભારત મિશન દ્વારા ભારતમાં ગ્રામીણ સ્વચ્છતામાં પરિવર્તન

આ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રમાં ભાવિ પે ઢીને વિશ્વના સૌથી મોટા પરિવર્તન અભિયાન સ્વચ્છ ભારત મિશનની સફળ યાત્રા રજૂ કરશે આ કેન્દ્ર ડિજિટલ અને જાહેર પ્રયારથી સ્વચ્છતા અને સંબંધિત પાસાઓ પર માહિતી જાગૃતિ અને શિક્ષણ પ્રદાન કરશે

તેનો મુખ્ય ઉદ્દેશ વાસ્તવિક ક્લિનિકલ ડેટા એકત્રિત કરવાનો છે

અધ્યયનનો સમયગાળો એક વર્ષનો રહેશે અને કોઈપણ કોવિડ લેબ અને હોસ્પિટલમાં દાખલ દર્દીની નોંધણી કરવામાં આવશે આઇસીએમઆરએ આ રજિસ્ટ્રી સ્થાપવા માટે સંસ્થાઓ હોસ્પિટલોને વિગતો પૂરી પાડવા જણાવ્યું છે આ અધ્યયનનો હેતુ ભારતમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર અને પરિણામો સંબંધિત ડેટા એકત્રિત કરવાનો છે

રિવા ગાંગુલી દાસે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધોની કસોટી થઈ રહી છે અને બંને દેશો વિકાસલક્ષી ભાગીદાર તરીકે કામ કરી રહ્યા છે

આ જોડાણથી દેશના અન્ય ભાગોને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ઝડપી મોબાઇલ અને લેન્ડલાઇન ટેલિકોમ સેવાઓ પૂરી પાડવામાં સક્ષમ બનશે